જ્યારે બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના ખાસ સચિવ સંજીવકુમારે માહિતી આપતા કહ્યું કે સરકાર ભારતીય નાગરીકો માટે કોરોના વાયરસની પ્રથમ અને બીજા તબક્કાની તપાસ વિના મુલ્યે કરી રહી છે

આ નંબર ઉપરથી ડોકટરનો સંપર્ક કરી શકાય છે

શીતલ વૈશ્નવ કોરોના શાળા કોલેજ બંધ મુખ્યમંતરી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્યલક્ષી સ્થીતિની સમીક્ષા કરી હતી રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતિરવિએ બેઠકની વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે રાજ્યમાં શાળા કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતીકાલથી બે અઠવાડિયા માટે બંધ રહેશે જોકે શિક્ષકો પ્રાધ્યાપકો અને બિન શૈક્ષણિક સ્ટાફને હાજરી આપવાની રહેશે પરંતુ હાલમાં રાજ્યમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે તે યથાવત રહેશે ઉપરાંત રાજ્યના સિનેમા ઘરો સ્વીમીંગ પુલ પણ બંધ રહેશે રાજ્યમાં જાહેર સ્થળોએ થૂકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહીં જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો પાંચસો રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા લેવામાં આવશે તમામ ધાર્મિક સંસ્થાઓ સંપ્રદાયોને પોતાના મેળાવડાઓ ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે શીતલ વૈશ્નવ હેલ્થ એડવાઈઝરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નોવેલ કોરોના વાયરસ સંક્રમણથી બચાવ અગમચેતીના ઉપાયો અને તેના પાલન માટે માર્ગદર્શિકા જાહેર કરી છે લોકોને સમૂહમાં કે મોટી સભાઓમાં સામેલ ના થવા જણાવાયું છે લોકોને ખાંસી અથવા તાવના લક્ષણો હોય તો અન્ય લોકોના નજીકના સંપર્કમાં ના આવવા જણાવાયું છે હાથ સારી રીતે સાફ કર્યા વગર આંખ નાક અને ચહેરાને નહીં અડવા જણાવાયું છે સાબુ અને પાણીથી હાથ સારી રીતે ધોવા અથવા આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરથી સાફ કરવા તથા ઉધરસ ખાતી વખતે કે છીંક આવે તે સમયે રૂમાલ કે ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે વપરાશમાં આવેલા ટિશ્યુ પેપર બંધ કચરાપેટીમાં ફેંકવા જણાવાયું છે ખાંસી તાવની સાથ શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ તબીબની સલાહ લેવામાં આવે ડોકટરની પાસે જતી વખતે માસ્ક લગાવવામાં આવે અથવા ચહેરો અને નાક કપડાથી ઢાંકવામાં આવે

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે શીતલ વૈશ્નવ પ્રવાસીઓ ઘટ્યા સરહદી કચ્છ જિલ્લો ઔદ્યોગિક તેમજ પ્રવાસન ક્ષેત્રના હબ તરીકે ઉપસી આવ્યો હોઈ સ્થાનિક ઉપાંત વિદેશી લોકોનું આવાગમન મોટા પ્રમાણમાં રહે છે કોરોનાના લીધે વિદેશી પ્રવાસ લોકો ટાળી રહ્યા હોઈ ભુજ એરપોર્ટ પર પ્રવાસીઓ ઘટ્યા છે પશ્ચિમ રેલ્વે દ્વારા પણ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને એસી કોચમાંથી બ્લેન્કેટ તેમજ પડદા હટાવવાનો નિર્ણય લેવાયો હોઈ કચ્છ એક્સપ્રેસ અને સયાજીનગરીમાં યાત્રીઓને આ સુવિધા હાલ પુરતી આપવામાં આવશે નહીં

કચ્છ અને કેરળ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા ખોદકામ દરમિયાન આ સફળતા મળી હતી ખોદકામ દરમિયાન માટીના વાસણો શંખની બંગડીઓ પથ્થરના મણકા અને એક હાડપીંજર સહિતના અવશેષો મળ્યા છે તેનો ડીએનએ ટેસ્ટ તેમજ જીઓલોજીકલ અભ્યાસ જુલાઈ માસમાં કરાશે ત્યાર બાદ જ અહીં જે નગર હતું તે કેટલું જૂનુ હતું અને લોકોની ખાધા ખોરાકી કેવી હતી તે વિશે ચોક્કસ તારણ કાઢવામાં આવશે